નારાયણસામીએ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ પદ પરથી રાજીનામું આપ્યું છે

આ બાબત સંરક્ષણ ક્ષેત્રના આધુનિકીકરણ માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે પ્રધાનમંત્રી આસામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના ઘેમાજી જિલ્લામાં એન્જિંનીયરીંગ કોલેજનું ખાતમૂફર્ત કરતાં જણાવ્યું કે ઈશાન ભારત દેશના વિકાસમાં નવું ચાલક બળ બનશે એવો વિશ્વાસ સાર્થક થવા લાગ્યો છે શ્રી મોદીએ કહ્યું કે આસામમાં ઘેમાજીની જેમ જ બીજી ત્રણ એન્જિનિયરિંગ કોલેજો સ્થાપવાની કામગીરી ચાલી રહી છે

નારાયણસામીએ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ પદ પરથી રાજીનામું આપ્યું છે

શિવકોલુન્થુ જાહેરાત કરી હતી કે શ્રી નારાયણસામી વિશ્વાસનો મત જીતવામાં નિષ્ફળ ગયા છે

ઉલ્લેખનિય છે કે લેફ્ટનન્ટ ગર્વનર તમિલિસાઈ સુંદર રાજને નારાયણ સામી સરકારને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો નિર્દેશ આપ્યો હતો

એવી જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણી પણ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી રાજ્ય ચૂંટણી કમીશનર સંજય પ્રસાદે મહાનગરપાલિકાઓની ચૂંટણી કામગીરીમાં જોડાયેલા બધા જ લોકોના તથા મતદારોનો આભાર માન્યો હતો

સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ભારત માલદીવ ભારત અને માલદીવ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે પાંચ કરોડ ડોલરની ઘિરાણ સમજતી ઉપર ફસ્તાક્ષર કરવામાં આવ્યા છે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે માલદીવના નાણાં મંત્રાલયે અને ભારતની આયાત નિકાસ બેંક વચ્ચે સધાયેલી સમજુતી મુજબ હિંદ મહાસાગરના વ્યુહાત્મક રીતે મહત્વના માલદિવની ક્ષમતા વધારવા મદદ મળશે

આ પ્રોજેક્ટ આપત્તીના સમયમાં સહાય આપવાની માલદીવના તટરક્ષક દળની ક્ષમતામાં વધારો કરશે શ્રી જયશંકરે માલદીવના રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહીમ મહમ્મદ સોલીહને મળીને મંત્રણા કરી હતી તેમજ માલદીવના સર્વગ્રાફી વિકાસ માટેની ભારતની પ્રતિબદ્વતા દોહરાવી હતી ખેલો ઈન્ડિયા બીજો ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવ આ વર્ષે બેંગલુરુમાં યોજાશે

આ રમતોત્સવમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળવાની તક રહેશે બીજા રમતોત્સવમાં યોગાસન તથા મલ્લખંભ રમતોનો સમાવેશ કરાયો છે શ્રી કિરણ રીજીજુએ ગઈકાલે બેંગલુરૂમાં ભારતીય રમતગમત સત્તામંડળના સંકુલમાં નવી સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું

આ બેઠકમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી પર દેખરેખ રાખતું સંગઠને પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં મુક્વું છે ત્યારે ગ્રે લીસ્ટમાંથી મુક્ત થવા પાકિસ્તાને સભ્ય દેશોનો સંપર્ક કર્યો છે જોકે વિવિધ અહેવાલોના આધારે જણાય છે કે કેટલાક યુરોપીયન દેશોએ ગ્રે લીસ્ટમાંથી બચવા પાકિસ્તાનને સોંપવામાં આવેલી કામગીરી કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે તેવું વલણ દર્શાવ્યું છે

દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ છ લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે

કેન્દ્રએ જે રાજ્યોમાં નવા કોવિડ કેસોમાં વધારો જોવા મળ્યો છે તે રાજ્યોમાં યુસ્ત અને વ્યાપક સર્વેલન્સ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવા તથા કડક નિયંત્રણ લગાવવા જણાવ્યું છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર કેરળ આંધ્રપ્રદેશ ગોવા અને ચંદીગઢમાં દૈનિક પોઝીટીવ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે